પ્રાદેશિક સમાચાર અમિતા વાંઝા વાંચે છે

કોંગ્રેસ દ્વારા આયોજિત સાબરમતી આશ્રમથી દાંડી સુધીની પ્રતિકાત્મક દાંડીયાત્રા રદ કરવામાં આવી છે

ગઇકાલે રાજ્યમાં ઠેર ઠેર હોલિકા દહનના કાર્યક્રમો યોજાયા હતા

થતા હવે નેધરલેન્ડની કંપની ગુજરાતમાં ઉડતી કારનું ઉત્પાદન કરશે

સૌ પ્રથમ આવો પ્રોજેક્ટ શરૂ કરવા માટે નેધરલેન્ડની કંપનીએ ગુજરાત પર પસંદગી ઉતારી છે તેમ શ્રીયુત કાર્લોએ જણાવ્યું હતું

પર ગુજરાત સરકાર વતી ઉદ્યોગ અગ્રસચિવ શ્રી એમ

શ્રીયુત કાર્લો માસબોમિલે ઉડતી કારના કોમર્શીયલ પ્રોડકશન લોન્ચીંગની જરૂરી પરમીશન તેમને મળી ગઇ છે તેની વિગતો આપતા ઉમેર્યું કે નાના એરકાર્ફટ પ્લેનમાં હોય છે તેવાં રોટેક્ષ એન્જીનનો ઉપયોગ આ ઉડતી કારમાં કરવામાં આવશે

મી

મી ની ઝડપે તે ઉડશે ખરીદી રાજ્ય સરકાર દ્વારા ઘઉં અને યણાની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે રાજ્ય સરકાર દ્વારા લધુત્તમ ટેકાના ભાવે રવિ માર્કેટીંગ સિઝન અંતર્ગત ઘઉંની ખરીદી ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ દ્વારા કરવામાં આવશે

લધુત્તમ ટેકાના ભાવે ઘઉં વેચાણ કરવા ઈચ્છતા ખેડુતોની ઓનલાઈન નોંધણી સંબંધિત એ

જેથી તમામ ખેડુતોએ નોંધણી કરાવી લેવા જણાવાયું છે દરમિયાન રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે ચણાની ખરીદી કરવામાં આવશે

ખેડૂતોને તેમના ચાલુ વર્ષના સાત બાર તેમજ આઠ અ ના ઉતારા તથા પાસબુકની નકલ અથવા કેન્સલ ચેકની નકલ સાથે ગ્રામ્ય કક્ષાએ ગ્રામ પંચાયત કચેરી કે એ

સિંઘે આ માહિતી લોકસભામાં એક પ્રશ્નના જવાબમાં આપી હતી

આરોગ્યમંત્રી ડોક્ટર હર્ષવર્ધને પત્રકારોને જણાવ્યું કે કોરોના વાયરસ વધુ ન ફેલાય તે માટે યાંપતી નજર રાખીને દરરોજ સમીક્ષા કરાય છે દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં ઉપરાજ્યપાલ અનિલ બૈજલ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અધિકારીઓ હાજર રહ્યા હતા તેમણે સંપર્કનું ઉદગમસ્થાન સામૂહિક નિરીક્ષણ હોસ્પીટલ મેનેજમેન્ટ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવા અને જનજાગૃતિ માટે માહિતી પુરી પાડવી જેવી પ્રવૃતિઓ માટે વિવિધ વિભાગો વચ્ચે સંકલન પર ભાર મૂક્યો હતો

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા શ્રી મનીષ દોશીના જણાવ્યા મુજબ લોકોમાં દાંડીક્રયના ગાંધી વિચારના જુસ્સાને પુનઃ જાગૃત કરવાના હેતુથી આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જોકે સમગ્ર વિશ્વમાં કોરોના વાઇરસને કારણે જે રીતે મૃત્યુ અને નવા કેસો નોંધાઈ રહ્યા છે અને લોકોમાં પણ ડરનો માહોલ છે તે જોતા આ ગાંધી સંદેશ યાત્રા રદ કરવાનો નિર્ણય લેવાયો છે

અસોડા એ જણાવ્યુ છે

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રે મજબૂત શરૂઆત કરી કરી હતી જોકે લંય પછી નિયમિત અંતરે વિકેટો પડવાને કારણે છેલ્લા સેશનમાં રનની ગતિ પણ ધીમી પડી ગઈ હતી

જોકે ઓપનર અવી બારોટ અને ત્રીજા ક્રમે આવેલા વિશ્વરાજસિંહ જાડેજાએ અર્ધશતક લગાવ્યા હતા

આમારા સંવાદદાતા જણાવે છે કે આજે બીજા દિવસે સૌરાષ્ટ્રને મોટો જુમલો ખડકવા માટે વિકેટ ઉપર ટકીને રમવું પડશે જયારે જયદેવ ઉનડકટનું બોલિંગ ફોર્મ જોતા બંગાળ પણ સૌરાષ્ટ્રના બાકીના બેટ્સમેનને જલ્દીથી આઉટ કરવાનો પ્રયાસ કરશે ધૂળેટી રંગ અને ગુલાલના તહેવાર ધૂળેટીની આજે રાજ્યભરમાં આનંદ અને ઉલ્લાસથી ઉજવણી થઇ રહી છે

ગઇકાલે ફાગણ સુદ પૂનમ હોવાથી દ્વારકા ડાકોર અને શામળાજી સહિત ના પ્રાચીન કૃષ્ણ મંદિરો માં ભક્તો ની મેદની ઉમટી પડી હતી રાજાધિરાજ સ્વરૂપે પૂજાતા ભગવાન કૃષ્ણ ને હોળી ને રંગે રંગવા માટે મંગલા આરતી માટે મંદિર ના દ્વાર ખૂલે તે અગાઉ થી ભક્તો બહાર એકઠા થઈ ગયા હતા દ્વારકા અને ડાકોર તરફ જવા નીકળેલા પગપાળા સંઘ ગઈ મોડી રાત્રે પહોચવા લગતા બંને શહેરમાં ભક્તો નું ધોડાપૂર ઊમટ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા ભક્તો ને સમયસર અને સંતોષ કારક રીતે દર્શન કરવાનો લહાવો મળે તેવી વ્યવ્સ્થા ત્રણેય મંદિર ટ્રસ્ટ તરફ થી ગોઠવાઈ હતી મંદિરમાં દર્શન નો સમય પણ વધારી દેવાયો છે અને માત્ર ભગવાન ને ભોગ ધરાવવા પુરતાજ દર્શન બંધ રખાયા હતા

વાઇરસ કોરોનાની કટોકટી વચ્ચે પણ ભક્તોની શ્રધ્ધા બુલંદ હોવાનો અનુભવ દ્વારકા ડાકોર અને શામળાજીમાં સૌ કોઈને થયો હતો એક સમયે આટલી ભીડ એકઠી થઈ હોવાથી પોલિસ તંત્ર દ્વારા જન સલામતી તથા આરોગ્ય તંત્ર દ્વારા કોરોના વાયરસ ના ફેલાવા સામે અગમયેતી ના પગલાં ભરાયા છે કોરોના વાઇરસ ની સમજણ નો ફેલાવો કરવા માટે ઠેર ઠેર અગમચેતી નો સંદેશો આપતા બોર્ડ લગાવવા માં આવ્યા છે પૂનમ ના દર્શન બાદ વતન પાછા જવા માંગતા પદયાત્રીઓ માટે ડાકોર અને દ્વારકા ખાતે એસ ટી તંત્ર દ્વારા બસની પૂરતી વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી હવામાન દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન પર સર્જાયેલા વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે રાજ્યમાં વાતાવરણમાં ફરી પલ્ટો આવવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે રાજ્યમાં આજે અને આવતીકાલે એમ બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સૌરાષ્ટ્રના દ્વારકા જૂનાગઢ ગીર સોમનાથ તથા કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ હળવો વરસાદ થવાની શકયતા છે

કમોસમી વરસાદથી ખેડૂતોમાં ફરી ચિંતા પ્રસરી ગઇ છે ઘઉં બટાકા સહિતના પાકોને નુકસાન થવાનો ભય ખેડૂતો સેવી રહ્યા છે